રાજ્યભરમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ રેલીઓ યોજી રહ્યાં છે

આ ઉપરાંત નાસિક પશ્ચિમ વિધાનસભા બેઠકના રીર્ટનીંગ ઓફિસરને પણ ફોટો મતદાર સ્લીપના વિતરણની નબળી કામગીરીને લઇને બદલવામાં આવ્યા છે

બન્ને રાજ્યોમાં જુદાં જુદાં રાજકીય પક્ષોના આગેવાનો યૂંટણી પ્રયારમાં વ્યસ્ત છે ગુહાના ખાતેની જાહેર સભાને સંબોધતા પ્રધનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોંગ્રેસના ખર્ચી અને પર્ચી સંસ્કૃતિને હરિયાણામાં નાબુદ કરાયું છે તેમણે કહ્યું કે ભાજપ સરકાર યોગ્યતાને મહત્વ આપીને રાજ્યમાથી સગાવાદને નાબુદ કરી રહી છે

રાજનાથ સિંહે ઝાઝર ખાતે સભાને સંબોધી હતી જ્યારે અન્ય કેટલાંક નેતાઓ રાજ્યમાં સભાને સંબોધવાના છે

મુંબઇમાં આકાશવાણીના સમાચાર વિભાગ સાથેની વાતચીતમાં મુખ્ય ચૂંટણી અધિકારી બલદેવ હરપાલ સિંગે આગામી યૂંટણી મુક્ત અને ન્યાયી રીતે થાય તે માટે યૂંટણી વ્યવસ્થાના સઘળા પગલાં લેવામાં આવ્યા છે નાગપુરમાં આજે એક પત્રકાર પરિષદમાં કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી તથા વરિષ્ઠ ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ભાજપ શિવસેના ગઢબંધન અગાઉનો વિક્રમ તોડશે

આ બેઠક ભાજપ કોંગ્રેસ અને અન્ય ત્રણ મળી પાંચ ઉમેદવારો ઉભા રહ્યા છે

એક અન્ય હકમમાંભારતીય પોલીસ સેવાના નિવૃત્ત અધિકારી વિવેક દુબેને સિક્કીમ પેટા યૂંટણી માટે સ્પેશિયલનિરીક્ષક તરીકે મૂકવામાં આવ્યા છે દુબે એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની માહિતીચૂંટણી પંચને આપશે આ ઉપરાંત સલામતી વ્યવસ્થા પણ જોશે

પંચને તેમની કામગીરી સંતોષકારક લાગી નહોતી ભારતીય મહેસૂલી સેવાના અધિકારી રીતેશ પરમારની નવા ખર્ચ નીરિક્ષક તરીકે નિમણૂક થઇ છે

શ્રી ભડાણાને આજે નવી દિલ્હીમાં પક્ષના મહામંત્રી અરુણસિંહની હાજરીમાં આવકારવામા આવ્યાં હતા

હાંજેલાને ધમકી મળ્યા બાદ આ સૂચના અપાઇ છે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ એસ

બોબડે અને આર એફ

ફરીયાદી યોગ્ય રાહત માટે સંબંધિત હાઇકોર્ટનો સંપર્ક કરી શકે છે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સરકાર આ કેસની ગંભીરતાથી પરિચિત છે અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે જવાબદારો સામે યોગ્ય પગલાં લઇ રહ્યું છે

બે વર્ષ પહેલા મિઝોરમની સૈનિક સ્કુલ છીંગછીપમાં મંત્રાલય દ્વારા બાળાને પ્રવેશ આપવાના પાયલોટ પ્રોજેક્ટની સફળતા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે શ્રી સિંહે આ નિર્ણયને સફળ બનાવવા સૈનિક શાળાઓમાં મહિલા કર્મચારીઓની પૂરતી વ્યવસ્થા તેમજ બાળાઓ માટેના જરૂરી આંતરમાળખાને વ્યવસ્થિત રાખવા સંબંધિત સત્તાવાળાઓને સૂચના આપવામાં આવી છે